કર્ણાટકના તુમકુરૂ ખાતે બોલતાં તેમણે કહ્યું કે પાકિસ્તાનની રચના જ ધર્મના આધારે થઇ છે પરિણામે ધાર્મિક લધુમતિને હેરાન કરવામાં આવે છે

આ પ્રસંગે કર્ણાટક મણિપુર અને ઝારખંડના મુખ્યમંત્રી તથા ઉત્તરાખંડના રાજ્યપાલ હાજર રહ્યા હતા પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ હેઠળ ખેડૂતોને સહાયનો ત્રીજો હપ્તો છુટો કર્યો હતો અને ડિસેમ્બર થી માર્ચ દરમિયાનના ગાળા માટે છ કરોડ ખેડૂતોને બે હજાર રૂપિયાની સહાય તેમના બેંક ખાતામાં ફાળવી છે આ ઉપરાંત પ્રધાનમંત્રીએ આઠ રાજ્યોના લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા ગયા વર્ષે ગોરખપુરમાં પ્રધાનમંત્રીએ આ યોજનાની જાહેરાત કરી હતી અને તેને ઐતિહાસિક કદમ ગણાવ્યું હતું તેમણે કહ્યું કે આઝાદી બાદ જય જવાન જય કિસાન સૂત્ર ખરેખર સાર્થક બન્યું છે

ત્યાં શિવકુમાર સ્વામીજીની સમાઘિ આવેલી છે આ પ્રસંગે તેમણે બિલિના છોડનું વૃક્ષારોપણ કર્યું તથા સદગતના સ્વામીજીના સંગ્રહાલય માટે શીલારોપણ કર્યું હતું આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓ સાથે વિચારવિમર્શ કર્યો હતો

આ ઉપરાંત કર્ણાટક અને તમિળનાડુના માછીમારોને ઉંડા દરિયા માટેની બોટ અને ટ્રાન્સપોર્ડસ અપાયા જેથી માછીમારોને ઉંડા દરિયામાં માછીમારીમાં મદદ મળી રહેશે

તેમણે કહ્યું કે કોફી રબર નાળીયેર કાજુ અને કઠોળ પર વિશેષ યોજનાઓ ઘડવામાં આવ્યા છે તેમણે કહ્યું કે સરકાર સિંચાઇ સુવિધાઓ સુધારવા અને ખેડૂતોને કુશળતા પુરી પાડવા માટે પ્રતિબદ્ધ છે

તેમાં જણાવ્યા અનુસાર આ ભારતની આંતરિક બાબત છે અને તેમાં પડોશી દેશમાં લધુમતિઓ પરના દમનના કારણે જોગવાઇ કરી છે જે બંધારણીય જોગવાઇ અંતર્ગત છે તેમણે કહ્યું કે બાંગ્લાદેશને પણ સ્પષ્ટતા કરાઇ છે કે આ દેશની આંતરિક બાબત છે સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે ચર્ચાને તેમણે તુક્કો ગણાવ્યો છે પ્રવક્તાએ કહ્યું કે ભારત જાપાન મંત્રણા મોક્ફ રહેતાં તેમને રાજદ્વારી માર્ગે માહિતી અપાઇ છે ટૂંકમાં આ મંત્રણાની તારીખો નક્કી થશે

નેપાળ સાથેના કાલાપાની સરફદ પ્રશ્ને શ્રીકુમારે કહ્યું કે ભારતીય નકશા મુજબ તે દેશનો સાર્વભૌમ વિસ્તાર છે અને નવા નવશામાં પણ નેપાળ સરહદમાં કોઇ જ પરિવર્તન કરાયું નથી હાલ નેપાળ સાથે સરહદ સીમાંકન ચાલી રહ્યું છે અને મંત્રણાઓથી વિવાદનો ઉકેલ લવાશે તમિળનાડુના માછીમારોની અટકાયત અંગે શ્રીક્રમારે જણાવ્યું કે માછીમારોને મુક્ત કરવા અંગે શ્રીલંકા સરકાર સાથે હવે સારી સમજૂતી છે

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર શુભેચ્છાઓ પાઠવી છે અને કહ્યું કે પ્રકાશ પર્વ નિમિત્તે નમન કરૃં છું આ નિમિત્તે ગુરૂ ગોવિંદસિંહના જન્મસ્થળ તખ્તશ્રી હરમંદિર સાહિલ ગુરુદ્વારા પટણા સાહિલ ખાતે વિશેષ કાર્યક્રમો યોજાયા છે અને તેમાં હજારો શ્રદ્વાળુઓ ઉમટ્યા છે પંજાબ હરિયાણા અને ચંડીગઢમાં પણ ઉલ્લાસપૂર્વક ઉજવણી થિ છે નગર કિર્તન તથા લંગર પણ યોજાયાં છે

તેમણે કહ્યું કે આ સંગઠન દ્વારા જ મોટા પાયે હિંસા તથા સંપતિને નુકસાન કરવામાં આવ્યું છે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠન ાડાડ સાથે સંબંધો છે

શ્રી રીઝવીએ દેશ વિરોધી તત્વોને ટેકો નો આપવા તમામ મુસ્લીમોને અનુરોધ કર્યો છે અને દેશના વિકાસમાં સહયોગ આપવા જણાવ્યું છે

આ નવી કોલેજોના નિર્માણથી નાગરિકોને વધુ સારી સવલતો પ્રાપ્ત થશે અને તબીબી શિક્ષણની બેઠકો પણ વધશે આ પ કોલેજો માટે રાજયસરકાર વિનામૂલ્યે જમીન ફાળવશે

અ અગાઉ રાજપીપળા નવસારી અને પોરબંદરમાં ત્રણ નવી મેડીકલ કોલેજ માટે ગુજરાત સરકારે દરખાસ્ત કરી છે

ઘવાયેલાઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે હાલ આગ બુઝાવવાની કામગીરી યાલી રહી છે

દિલ્ફીના ઉપરાજ્યપાલ અનિલ બેજલે અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે તેની મેજીસ્ટરીયલ તપાસના આદેશ આપ્યા છે

છેલ્લી એક દિવસીય મેચ બેંગલુરૂમાં રમાશે

રાજૌરીના અધિક નાયબ કમિશ્નરે જણાવ્યું કે સુરનકોટ થી જમ્મુ જઇ રહેલી બસ લંબરહી નજીક ખાઇમાં ઉથલી પડતાં આ અકસ્માત સર્જાથી છે બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘવાયેલાઓને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યા છે